સર્વોચ્ય અદાલત આજે કોંગ્રેસ જેડીએસના બળવાખોર ધારાસભ્યોની અરજીને હાથ ધરશે

સર્વોચ્ય અદાલત આજે રામજન્મભૂમિ બાબરી મસ્જીદ જમીન વિવાદના કેસની સુનાવણી જલ્દી કરવાની

અને આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં આજે બપોર બાદ બીજી સેમીફાઈનલ મેય માટે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વ ચ્યે મુકાબલો થશે

કોંગ્રેસનું જૂથ કે જે છુદ્દ પડ્યું છે તેના વડા વિપક્ષના નેતા યદ્રકાંત કાવલેકર છે

ભાજપને અન્ય પક્ષના ત્રણ ધારાસભ્યોનું સમર્થન છે જેમાં ગોવા ફોર્વડ પાર્ટી અને અપક્ષનો સમાવેશ થાય છે

બળવાખોર ધારાસભ્યોના વકીલે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની ખંડપીઠને જણાવ્યું કે કાયદાના ધડનારા આ ધારાસભ્યોએ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામાં આપી દીધા છે અને તેઓ ફરીથી યૂંટણી લડવા ઈચ્છે છે

કોંગ્રેસના બે ધારાસભ્યો એમ

નાગરાજ અને કે

પક્ષના ધારાસભ્યોએ પણ એ વ્યુહરયના વિયારી છે કે એચ ડી કુમારસ્વામી સરકાર પડી ભાંગે તો શું કરવું ભાજપનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ વજુભાઈવાળાને ગઈકાલે રાજભવન ખાતે મળ્યું હતું અને આ બાબતમાં દરમિયાનગીરી કરી કુમારસ્વામી સરકારે બહ્મતી ગુમાવી દેતા વિધાનસભાના ફ્લોર ઉપર બહ્મતીનો ટેસ્ટ કરવામાં આવે તેવી માંગણી કરી હતી

મુંબઈ ગોવા ધોરીમાર્ગ ઉપર ખાડાવાળા રસ્તાઓ અંગે વિરોધ પ્રદર્શન કરતી વખતે કણકવલી શહેરમાં રાણે અને તેમના સાથીઓ દ્વારા એન

ના નાયબ ઈજનેર પ્રકાશ શેડકર ઉપર કાદવ નાખવાની આવ્યો હતો જેની સીસીટીવી કેમેરામાં કેદ થતાં યાર જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ એસ

બોબડે ડી

આ અરજી અયોધ્યા જમીનના મૂળ વાદી ગોપાલસિંહ વિસારદના પૂત્ર રાજેન્દ્રસિંઘે કરી છે આ અરજીમાં સિંઘે એવો આક્ષેપ કર્યો છે કે આ કેસમાં કોઈ પ્રગતી થઈ નથી

આ જમીન વિવાદનો યોગ્ય ઉપાય શોધવાની આ સમિતિને કામગીરી સોંપવામાં આવી હતી

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તા અને અનિરૂદ્વા બોઝની ખંડપીઠે ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયની પીઆઈએલને અગ્રતાના ધોરણે હાથ પર લેવાની વિનંતીની નોંધ લીધી હતી

આ સુધારા વિધેયકનો ઉદ્દેશ જળ વિવાદોનો કાર્યક્ષમ રીતે અને ઝડપી નિકાલ લાવવાનો છે

આ ઉપરાંત વ્યાવસાયિક સલામતી આરોગ્ય અને કાર્થ માટે અનુક્રળ વાતાવરણ અંગેના વિધેયક દ્વારા વ્યવસાયની જગ્યાએ સલામતી વધશે અને કામ માટેનું વાતાવરણ આરોગ્યપૂર્ણ અને અનુક્ષળ બનવા મદદ થશે

નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે ગામડાઓને મુખ્ય ગ્રામીણ ફ્રષિ બજાર ઉચ્યત્તર માધ્યમિક સ્ક્રલો તેમજ હોર્તસ્પટલ સાથે જાડતા રસ્તાઓનું એકીકરણ કરવામાં આવશે

આ યોજનાથી ગ્રામીણ કૃષિ બજારોને જાડતો વાહનવ્યવહાર ઝડપી અને સરળ બનશે

આ યુનિવર્સિટીમાં આંતરિક સુરક્ષા અંગેનું શિક્ષણ અપાશે લોકસભામાં એક લેખીત જવાબમાં ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ગઈકાલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટેના ખાસ વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો હાથ ધરશે

રાજસભામાં લેખિત જવાબમાં ગૃહરાજ્યમંત્રી જી

કેન્દ્ર સરકારે બહપાંખીય વલણ અપનાવ્યું છે અને સરહદ પારના ત્રાસવાદ તથા ધુસણખોરી ઘટાડવા તારની વાડ તથા તકેદારી વધારવામાં આવતાં બનાવો ઘટ્યા છે

પાંચવાર જીતેલું ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન ધરાવે છે